આજે જયપુરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરતાં તેમકો કહ્યું કે તેમની સરકાર સબકા સાથ સબકા વિકાસ ના ધ્યેય સાથે સમગ્ર ભારતમાં કામ કરી રહી છે દરેક નાગરિકનું જીવન સરળ અને સલામત બને તે હેતુથી વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકાર ભ્રષ્ટાચાર સામેની લડત ચાલુ રાખશે ઠકકર તહલ ઇંગ્લેન્ડે સંશોધન ક્ષેત્રના વિકાસ માટે ભારત સહિત વિદેશી વૈજ્ઞાનિકો અને સંશોધકો માટે નવી વિઝા નીતિની જાહેરાત કરી છે ઇંગ્લેન્ડના મંત્રી કેરોલીન નોકે જણાવ્યું છે કે વિશ્વમાં સંશોધન અને નવકલ્પના ક્ષેત્રે અગ્રેસર એવા ઇંગ્લેન્ડે આંતરરાષ્ટ્રીય સંશોધકોને બ્રિટનમાં સંશોધનકાર્ય કરવામાં સરળતા રહે તે હેતુથી વિઝા નીતિમાં ફેરફાર કર્યો છે નેહલ ઠકકર રેલવેમંત્રી પિયુષ ગોયલે ભૂતાનના પ્રધાનમંત્રી સેરીંગ ટોબ્ગેની મુલાકાત લઇને બંને દેશો વચ્ચેના વેપાર અને આર્થિક ક્ષેત્રના સંબંધો મજબૂત બનાવવા અંગે ચર્ચા વિચારક્ષા કરી છે ભારતની ત્રક્ષ દિવસની મુલાકાતે આવેલા ભૂતાનના પ્રધાનમંત્રી ભૂતાન જવા રવાના થયા છે અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભૂતાનના પ્રધાનમંત્રીએ દ્વિપક્ષીય અને પ્રાદેશિક મહત્વ ધરાવતી બાબતો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરી છે નેહલ ઠકકર હવેથી કેન્દ્રિય ઉચ્ચ શિક્ષણ બોર્ડ સી બી એસ

ના બદલે યુ જી સી

પી એ ટી ની પરીક્ષાઓ રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એન

દ્વારા લેવાશે માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે દિલ્હીમાં જજ્ઞાવ્યું હતું કે આમ થવાથી પરીક્ષા પદ્ધતિમાં પારદર્શકતા વધશે આ બધી જ પરીક્ષાઓ હવે કોમ્પ્યુટર આધારિત રહેશે અને જે વિદ્યાર્થીઓ પાસે કોમ્પ્યુટરની સુવિધા નથી તેમને આ સુવિધા આપીને પરીક્ષા પહેલા પ્રેક્ટીસ કરાવવામાં આવશે જે ડબલ ઇ ની મુખ્ય પરીક્ષા તથા નીટ વર્ષમાં બે વખત લેવાશે જ્યારે નેટની પરીક્ષા ફક્ત ડિસેમ્બર મહિનામાં એક વખત લેવાશે નેહલ ઠકકર શ્રી વિજયભાઈ રૂપાલીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી શ્રીયુત બેન્જામિન નેતન્યાદૂ સાથેની મુલાકાત દરમિયાન તેમના સૂચન અનુસાર સાયબર એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામનો લાભ પણ ગુજરાતના યુવાનોને મળી શકે તે દિશામાં કાર્ય આયોજન કરવાનો સ્વીકાર કર્યો હતો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાક્ષીના નેતૃત્વમાં ઇઝરાયેલનો સફળ પ્રવાસ પૂર્ણ કરીને આવેલા ગુજરાત પ્રતિનિધિમંડળની આ યાત્રા ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં આમૂલ પરિવર્તન લાવવામાં પરિક્ષામકારી બની છે

નેહલ ઠકકર કચ્છ જિલ્લા માછીમાર એસો ના પ્રમુખ દ્વારા માછીમાર વસાફતોમાં પાથાની સુવિધાઓ પૂરી પાડવા અને તેમની લાંબાગાળાની પડતર સમસ્યાઓ દૂર કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે માછીમાર પરિવારોને સરકારની વિવિધ થોજનાઓનો લાભ યોગ્ય રીતે મળી રફે તે માટે અને બંધ સિઝન દરમિયાન રોજગારીની અન્ય તક મળે તે માટે પ્રયાસો કરવા જરૂરી છે

ત્યારે શનિવારે સવારથીજ ધુપછાંવના માફોલ વચ્ચે ગરમી અને ઉકળાટથી કચ્છના મોટાભાગના વિસ્તારો ત્રસ્ત બન્યા ફતા

ત્યારે જેઠમાં કચ્છને તલસાવનાર મેઘરાજા અષાઢમાં કચ્છ પર અનરાધાર હેત વરસાવે તેવી પ્રાર્થના કરાઇ રહ્હી છે